દ્વાપર થુગમાં મામા કંસના કારાગૃહમાં કંસને હણનાર ભાણેજ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો જેને યુગો બાદ આજે પણ ભાવભક્તિથી ભારતભરમાં તેમ જ વિદેશોમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે દ્વારકાના જગતમંદિરમાં હૈચેહૈયું દળાય તેવી ભારે ભીડ ઉમટી પડી હતી તેમ જ પ્રાંગણમાં ગરબા લઈને તેમ જ કૃષ્ણ ભગવાનના વિવિધ પદ પોકાર અને ધૂન કરીને આનંદઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો બીજી તરફ અમાપ ભીડને લઈને સુરક્ષા કર્મચારીઓ પણ ખડેપગે મંદિરની સુરક્ષામાં તહેનાત રહ્યાં હતાં મંદિરને ખૂબ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું જેના અજવાસમાં મંદિરની ધજા દ્રરદ્દરથી ફરફરતી નિફાળી ભક્તોને અપાર આનંદની અનુભૂતિ થઈ રહી હતી

અને આ ઉજવણીમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નેહ્લ ઠક્કર બુલેટ ટ્રેન બુલેટ ટ્રેન થોજના માટે પોતાની જમીન આપનારા લોકોજો ત્રણ વર્ષની અંદર પોરની માટે જમીન ખરીદે છે તો તેમને સરકારને કોઈ સ્ટેમ્પ ડ્યુટી યૂકવવી નહિ પડે આ નિર્ણય પરિયોજનાને લાગુ કરનાર એજન્સી રાષ્ટ્રીય ફાઈસ્પીડ રેલાવે નિગમ લીમીટેડ ની તાજેતરની યોજાયેલ બેઋાકમાં લેવાયો હતો

નેહ્લ ઠક્કર ચુંટણીપંચ યુંટણીપંચએ ચાલુ વર્ષના અંતમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચુંટણી અને આગામી વર્ષે લોકસભા ચુંટણીને ધ્યાનમાં લઈને ચુંટણી પ્રક્રિયાને દુરસ્ત કરવાની પ્રકિયા શરૂ કરી દીધી છે ચુંટણીપંચે વિધાનસભા અને લોકસભા ચુંટણી પ્રકિયા પુરી થવા સુધીમાં ઈવીએમ અને વિવીપેટ મશીનના કેન્દ્રોની સુરક્ષા માટે માત્ર સશસ્ત્ર પોલીસ દળોની તૈનાતી સુનિશ્ચિત કરવા કહ્યું છે યુંટણીપંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોના મુખ્ય ચુંટણી અધિકારીઓને જરી કરેલા નિર્દેશોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈવીએમના સંગ્રહ કેન્દ્રની સુરક્ષામાં કોઈપણ જગ્યાએ ખાનગી સુરક્ષા એજન્સીઓના ગાર્ડ સિવિલ ડીફેન્સ ગેરપોલીસ સેવા કે સુરક્ષા કર્મીઓ અને વોલેન્ટીયર્સને ફાજર કરવામાં ન આવે નેહલ ઠક્કર નીતિ આયોગ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે કહ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં સાર્વજનિક પરિવહન માટે એક રાષ્ટ્ર એક કાર્ડ નીતિ શરૂ કરવામાં આવશે જેનાથી વિવિધ પ્રકારના પરિવહન વચ્ચે જોડાજ્ઞ સધાશે

તેમજ઼ો કહ્યું કે માર્ગ પરિવહન ક્ષેત્ર દેશના કુલ સ્થાનિક ઉત્પાદનમાં ચાર ટકાનું યોગદાન કરે છે

નેહ્લ ઠક્કર શાળાઓમાં શૌચાલય ઉપલબ્ધતા સંયુક્ત રાષ્ટ્રોના એક અહેવાલમાં કહ્યું છે કે શાળાઓમાં શૌચાલયની ઉપલબ્ધતા વધારવામાં ભારતે ઝડપી પ્રગતિ કરી છે

જ્યારે દસ વર્ષ અગાઉ ભારતની અડધો અડધ શાળાઓમાં શૌચાલયની કોઈ જ સુવિધા ન હતી

નવી દિલ્હીના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તમંડળના આદેશથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓમાં લોક અદાલતો યોજાશે નેહ્લ ઠક્કર હવા માન કચ્છ જીલ્લામા ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થયા નથી એક બે તાલુકાને બાદ કરતાં સમગ્ર કચ્છ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાઉથ ઇસ્ટ પાકિસ્તાનમાં અપાર એર સકર્વુલેશન સર્જાયું છે જેની અસર રૂપે કચ્છ જીલ્લામાં હળવાથી માધ્યમ વરસાદ થવાની સંભાવના છે